પ્રાદેશિક સમાચાર નીકિતા શાહ વાંચે છે

આજે નવા નોંધાયલા કેસ અમદાવાદ ગાંધીનગર અને રાજકોટ જિલ્લાના છે

બે દર્દી વેન્ટીલેટર પર છે પંચ દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે જ્યારે છ દર્દીઓના મોત થયા છે

વધુ બેડ ઊભા કરવાની કામગીરી ચાલુ છે

જરૂરી દવાઓ સાધન સામગ્રી માનવબળ અને અન્ય જરૂરી વસ્તુ સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે માટે રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવી છે કેન્દ્ર સરકારે જણવ્યું છે કે દેશમાં કોરોનાનો પ્રસાર હજુ માત્ર સ્થાનિક સ્તર સુધી સીમિત છે અને સામુદાયિક સ્તરે તેના ફેલાવાના કોઈ સંકેત નથી

તેમણે કહ્યું કે સામુહિક સતર્કતા લોકોના સહયોગ સુરક્ષિત અંતર તથા ભીડથી બચવાના નિર્દેશોનું પાલન અને લોકડાઉન લાગુ કરવાના કારણે આ શક્ય બન્યું છે ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું કે ગૃહમંત્રાલય રાજ્ય સરકારે સાથે મળીને લોકડાઉન લાગુ કરવા પર સતત નજર રાખી રહ્યું છે રાજ્યોમાં લોકડાઉનના નિર્દેશનું પાલન થઈ રહ્યું છે આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા સંતોષજનક છે તથા પ્રવાસી કામદારોની સ્થિતિ પણ નિયંત્રણ હેઠળ છે

અમદાવાદના જિલ્લા કલેક્ટર શ્રી કે

નિરલાએ જણાવ્યુ છે કે મજદૂરો પાસેથી મકાન ખાલી કરાવનાર મકાન માલિકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે ગઈ સાંજે પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી નિરલાએ જણાવ્યુ હતું કે કોઈ પણ મજદૂર હિંજરત કરીને બીજા સ્થળે જાય નહીં તેની જવાબદારી બાંધકામ સાઇટના માલિકોની રહેશે

આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

અમરેલી જિલ્લામાં કોરોનના શંકાસ્પદ ત્રણ કેસ નોધાયા છે

કેટલાંક સમય પહેલાં આ યુવાને રાજકોટનો પ્રવાસ કર્યો હતો જ્યારે ધારીના મીઠાપુર નક્કી ખાતે એક કર્ષીય વર્ષીય યુવતી જે લોકલ છે તેનામાં શંકાસ્પદ આ લક્ષણો દેખાયા હતા

પ્રથમ દિવસે જ શંકાસ્પદ કોરોના વાયરસના ત્રણ દર્દીઓના ટેસ્ટ કરી રિપોર્ટ માટે મોકલી અપાયા હતા તે દર્દીઓ મહેસાણા ઊંઝા અને કડીના છે અને તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે

આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ લાખથી વધારે લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો છે કોરોનાના પગલે ઊભી થયેલી સ્થિતિમાં સૌકોઈ નાના મોટા સેવાકાર્યમાં જોડાયા છે

ભોજનની સાથે તેમણે કોરોનાથી બયવાના ઉપાયો અને સામાજિક અંતરનું મહત્વ અંગે પણ લોકોને સમજણ આપી

જામનગર જિલ્લામાં જુદા જુદા સખીમંડળો માસ્ક ઉત્પાદનમાં જોડાયા છે સખીમંડળની બહેનો ઘેર બેઠા માસ્ક બનાવી આજીવિકા પણ મેળવી રહી છે અને માસ્કની અછત નિવારવામાં પણ મદદરૂપ બની રહી છે

સખીમંડળો દ્વારા બનાવાયેલા માસ્ક કાલાવડ તાલુકાના દરેક ગામના પરિવારોમાં વહેંચવામાં આવશે

અમારા મોરબીના પ્રતિભિધિ જણાવે છે કે મોરબી ખાતે માનવતાનું ઉદાહરણરૂપ કાર્ય કરતા એક મજુરે પાંચ હજાર રૂપિયાનો ચેક સ્વૈચ્છિક સંસ્થાને સેવાકાર્ય માટે આપ્યો છે મહેસાણા જિલ્લા પોલીસ વડા મનીષસિંહે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા લોકોની માહિતી આપવા લોકોને અપીલ કરી છે

તેમાં જે તે વિસ્તારની સોસાયટીનું નામ મહોલ્લાનું નામ મોકલવા પણ સૂચના આપવામાં આવી છે

ડ્રોનથી મદદથી પોલીસ ટોળા સુધી પહોંચી કાર્યવાહી કરી રહી છે સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને સંક્રમણને અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે સાબરકાંઠા કલેકટર સી

પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોએકટીવ અને કોમ્યુનીટી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે

કોરોના વાયરસ ફેલાવા અંગે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર જૂનાગઢ જિલ્લાના બે શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે ભેસાણ તાલુકાના કરિયા ગામના દેવગીરી મેઘનાથી એ સાઉદી અરેબિયાથી આવેલા વૃદ્ધનો કોરનાનો પોઝિટિવ કેસ આવ્યો છે એ પ્રકારનો મેસેજ વાઈરલ કરતા પોલીસે મેઘનાથીની અટક કરી હતી

બે માસ અથવા અપેડિક એક્ટ મુજબ જાહેરનામુ પૂર્ણ થતાં વયગાળાના જામીન પરથી હાજર થવાનું નિયત કરાયું છે

પશ્ચિમ રેલવેએ લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પુરો પાડવા ત્રણ ખાસ પાર્સલ ટ્રેન જાહેર કરી છે આ ટ્રેન અમદાવાદમાં કાંકરીયા યાર્ડથી પશ્ચિમ બંગાળના સાંકરાઇલ જવા આજે રવાના થશે તેમાં દૂધ ખાદ્ય પદાર્થો મસાલા આહાર સામગ્રી દવાઓ તથા તબીબી સાધનો મોકલવામાં આવશે

આ ટ્રેન છ રાજ્યોમાંથી પસાર થશે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દેશમાં કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શનની તમામ ચેનલો તેમજ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પડાઈ છે અત્રે એ યાદ આપીએ કે દેશમાં કોરોનાની મહામારીને પગલે લોકડાઉનની પરિસ્થિતિને અનુલક્ષીને લોકો પોતાના જ ઘરોમાં સુરક્ષિત રહી શકે તે માટે દૂરદર્શન ઉપરથી રામાયણ ટીવી શ્રેણીનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે એજ રીતે ડી ડી ભારતી ઉપરથી મહાભારત શ્રેણી પ્રસારિત થઈ રહી છે દરમિયાન દૂરદર્શન દ્વારા ભૂતકાળની લોકપ્રિય એવી વધુ શ્રેણીઓ પ્રસારિત કરવાનો નિર્ણય લેવાયો છે